સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર સત્રનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન અને તેના ઉપરના આભાર પ્રસ્તાવથી થશે

આ અભિયાનનો મૂળ હેતુ ઉત્તરાયત દરમીયાન અબોલ પક્ષીઓના જીવ બચાવવાનો છે

આ અભિયાન હેઠળ આ વર્ષે પણ ઉત્તરાયણ દરમિયાન ઈજા પામતા અબોલ પક્ષીઓના બચાવવાનું આયોજન હાથ ધરાયું છે રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ કરૂણા અભિયાન અંતર્ગત પક્ષીઓને બચાવવાનું અભિયાન આદરાશે

જંતુનાશક દવાના ઉત્પાદન માટેના નવા પરવાના મેળવવા તથા પરવામાં સુધારા કરાવવા માટે હવેથી ઉત્પાદકો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ વેબ પેજ પર ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જંતુનાક દવાના ઉત્પાદન માટે નાવ પરવાના મેળવવા તથા પરવામાં સુધારા કરાવવા માટે પહેલા ઉત્પાદકોએ કચેરી રૂબરૂ જઈને અરજી કરવી પડતી હતી પરંતુ હવે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થવાથી ઉત્પાદકોનોસમય અને શક્તિ બચશે અને સમગ્ર પ્રક્રિયા સરળ બનશે આ સંદર્ભે વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક ક્રષિ ભવન ગાંધીનગરની કચેરીનો સંપર્ક કરી શકાશે

ચારેક કલાક ચાલનારું ગ્રહણ ભારતમાં જોઈ શકાશે પરંતુ માત્રા છાયા ગ્રહણ હોતા તેની અસર વર્તાશે નહ અત્રે ઉલ્લેખનીય છે કે એક પખવાડીયા પહેલા ગત તા

ટી આઈ રાપર ખાતે પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીજના સહયોગથી કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેઈનીંગ સેન્ટર આઈ

ઈચ્છૂક ઉમેદવારોએ આઈ ટી આઈ રાપરનો સંપર્ક કરવા જણાવાયું છે

જનરલ હોસ્પિટલમાં માનવીઓની વધતી વયે આંખમાં સર્જાતા મોતિયાને દૂર કરવા માટે વર્તમાન મેડિકલ ટેકનિકલ યુગમાં અતિ આધુનિક કહી શકાય તેવું ફેકો નામનું ઉપકરણ વસાવવામાં આવ્યું છે સ્વીતઝર્લેન્ડની બનાવટનું આ ફેકો મશીન ઓર્ટલી કેટેરેક્સ થ્રી છે જેને સાદી ભાષામાં ટાંકા વગરનું ઓપરેશન કરવામાં આવે છે ફેકો મશીનથી કરાતા મોતિયાના ઓપરેશનથી દર્દીને અનેક ફાયદા થાય છે જેમાં મોતિયા પછી ચશ્માના નંબર હોયતે કરતા પણ ઓછા આવે છે અને દર્દી ઝડપથી પોતાની રોજ બ રોજની કામગીરી પુનઃ શરૂ કરી શકે છે